પ્રધાનમંત્રીએ કહ્યું કે બેઠકમાં વિવિધ નેતાઓ દ્વારા ઉઠાવેલ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવા તૈયાર છે પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથી પર શ્રધ્ધાજંલી આપી અને કહ્યું કે આપણે તેમના સપનાને પૂરા કરવાની દિશામાં આગળ વધવું જોઇએ

આ અવસરે દેશની પ્રથમ મહિલા સવિતા કોવિંદ આરોગ્યમંત્રી હર્ષવર્ધન અને આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબે પણ ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે પોલિયોની રસી પીવડાવવાનો પહેલો દિવસ હશે જેને રાષ્ટ્રીય રસીકરણ દિવસ અથવા પોલિયો રવિવાર પણ કહેવામાં આવે છે કોવોવેક્સ કોરોનાની ત્રીજી રસી ટ્રંક સમયમાં ભારતમાં ઉપલબ્ધ થશે ભારતીય સીરમ સંસ્થાનના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે કંપનીને નોવાવેક્સની વેક્સિન કોવોવેક્સના પરિક્ષણ માટે આવેદન અપાઇ યૂક્યું છે

બ્રિટનમાં કોરોનાના ઉંચા સંક્રમણ દર અને નવો સ્ટ્રેન આવ્યો હોવા છતાં કોવોવેક્સ અસરદાર સાબિત થઇ છે તેનું પરીક્ષણ બ્રિટન સરકારની વેક્સિન ટાસ્કફોર્સની ભાગીદારીમાં કરવામાં આવ્યું છે

અંદાજપત્ર સત્રમાં રાષટ્રપતિના અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવ ઉપર યર્ચા જરૂરી વિધાયક અંગે કાર્ય અને અન્ય કામકાજ સત્ર દરમિયાન થશે

સંસદનું અંદાજપત્ર સત્ર ગઇકાલે રાષ્ટ્રપતિનાં અભિભાષણથી શરૂ થયું હતું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

તે નિમિત્તે આજે સવારે અગિયાર વાગે શહીદોના માનમાં બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું આજે સવારે નવી દિલ્હીના રાજઘાટ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત મહાનુભાવોએ પુજય બાપુના સમાધિ સ્થળ પર પુષ્પાંજલી અર્પણ કરી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સંદેશામાં જણાવ્યું કે ગાંધીજીના શાંતી અહિંસા સાદગી અને વિનંમ્રતાના આદર્શોનું આપણે સૌએ પાલન કરવું જોઇએ

વેકૈયા નાયડુએ જણાવ્યું કે ગાંધીજીએ તેમના વિયારો અને કાર્યો ધ્વારા લોક હૃદયમાં અમિટ છાપ છોડી છે સમગ્ર વિશ્વમાં અસંખ્ય લોકોને તેમણે અહિંસાના માર્ગે ચાલવાની પ્રેરણા આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગાંધીજીના આદર્શો લાખો લોકોને પ્રેરણા આપે છે આજે આપણે તમામ શહિદ વીરોના શૌર્યપુર્ણ બલિદાનને પણ યાદ કરી ભાવભીની અંજલી અર્પણ કરીએ છીએ ગાંધી સ્મૃતિ નવી દિલ્ફીમાં આજે સાંજે તીસ જાન્યુઆરી માર્ગ સ્થિત ગાંધી સ્મૃતિમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું

વૈકેંયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલ આરોગ્યમંત્રી ડોકટર હર્ષવર્ધન અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા શહીદ દિવસ પર આયોજીત પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીને શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી

આ કાર્યક્રમનું આયોજન ઉત્તરાખંડમાં માયાવતી સ્થિત અદ્વૈત આશ્રમ કરી રહ્યું છે પ્રબુધ્ધ ભારત એક માસિક પત્રિકા છે જેનું પ્રકાશન રામકૃષ્ણ મિશન કરે છે

પ્રબુધ્ધ ભારત પત્રિકા ભારતના પ્રાચીન આધ્યાત્મિક પરંપરાના સંદેશ આપવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ છે પ્રબુધ્ધ ભારતમાં અનેક જાણીતા મહાનુભાવો ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતા દર્શન ઇતિહાસ મનોવિજ્ઞાન કલા અને અન્ય સામાજીક મુદ્દાઓ પર લખી ચૂક્યા છે જેમાં નેતા સુભાષ ચંદ્ર બોઝ બાળ ગંગાધર તિળક સિસ્ટર નિવેદિતા શ્રી અરબિન્દો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો પણ સમાવેશ થાય છે

આ વસ્તુઓમાં રેશમના કોસેટા ફણસ વાંસની ફ્રંપળો માલ્કાંગળીબીજ અને જંગલી સુકાયેલું મશરૂમ સામેલ છે

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક ટ્વીટમાં વન્ય જીવો પ્રત્યે અપરાધને નાબૂદ કરવા માટેની પ્રતિબધ્ધતા માટે નિયંત્રણ બોર્ડને શુભકામનાઓ પાઠવી છે નિયંત્રણ બોર્ડે જમ્મુના મનવાલના કુશાલ હુસૈન પાસેથી દીપડાની ચામડી નખ ખોપડી અને હાડકા કબજે કર્યા છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંન્ને લોકો વન્ય જીવોના ગેરકાયદેસર વેપારમાં ભાગીદાર છે

તેમણે કહ્યું કે આ મામલે તપાસ શરૂ થઇ યૂકી છે અને ભારત સરકારે આ મામલાની તપાસ તથા તપાસમાં સહાયતા આપવા માટે આશ્વાસન આપ્યું છે